જીલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ કરીને ચુંટણી અંગે માહિતી આપવામાં આવી હતી જીલ્લા પોલીસ વડા સાથે મીટીંગ કરી પોલીસ બંદોબસ્ત અંગે પણ ચર્ચા કરવામાં આવી છે તો સ્થાનિક સ્વરાજની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં અને કોરોનાની ગાઈડલાઈન મુજબ યોજાઈ તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અધિક કલેકટર કેતન જોશીએ આ માહિતી આપી

ત્યારબાદ ઉમેદવારો પોતાના ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભરવા પર્હોચ્યા હતા ફોર્મ ભરવા માટે વાજતે ગાજતે વિવિધ વિસ્તારના રીટર્નિંગ ઓફિસરની ઓફિસે પહોંચી ફોર્મ ભર્યું હતું

ચૂંટણી સમયે મામલતદાર પોલીસ આખા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યરત હોય છે તેમના સહયોગમાં ઝોનલ અધિકારી વિસ્તાર દીઠ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ઝોન અધિકારી યૂંટણીમાં તેમના વિસ્તાર પૂરતા ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટની સત્તા અપાશે

તેમાં બીજી હરોળના કોરોના વોરિયર્સનું કોરોના સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ રસી આપવામાં આવી રહી છે

જિલ્લામાં કોઈ પણ કોરોના વોરિયર્સ ને રસી લીધા બાદ તા

અરવલ્લી રસીકરણ અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી છે જિલ્લા પંચાયતમાં કામ કરતા તમામ કર્મચારીઓને કોરોનાની રસી આપવા આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થા કરાઈ છે અરવલ્લી જિલ્લામાં પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને આવરી લીધા બાદ બીજા તબક્કામાં પોલિસ મહેસુલી તેમજ નગર પાલિકાના કર્મચારીઓને રસી આપવાની શરૂઆત કરાઈ છે પંચાયત ખાતે શરૂ કરવામાં આવેલી કામગીરી અંગે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અનિલ ધામેલિયાએ માહિતી આપી

હાલ પણ લોકો ઉત્સાહભેર રસી લેવા આવી રહ્યા છે

ડાંગ જિલ્લામાં રસીકરણ ઝુંબેશને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે

તેમને વ્યારા બારડોલી અને સુરત ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બસ યાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જિલ્લા ખેતીવાડી અધિકારી વી કે પટેલે આ અંગે માહિતી આપી